પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કરી બ્લૂ ફ્લેગ બીયનું બિરુદ પામેલા શિવરાજપુરમાં સહેલાણીઓ માટે એકસો કરોડના ખર્ચે શ્રેષ્ઠ સગવડ રાજ્ય સરકાર ઊભી કરશે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સારવાર વિનામૂલ્યે પુરી પાડવી એ સરકારની પ્રાથમિકતા હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર માટે કલાકારો પાસેથી

છોટાઉદેપુર જિલ્લામાં એસ એફ હાઇસ્કુલ ખાતે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં નવા એન

રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડનું વિતરણ કાર્યકર્મ ચોજાયો હતો સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત માર્કેટિંગ થાર્ડ ખાતે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવેલ નવા લાભાર્થીઓનો સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો મહીસાગર જિલ્લામાં વિરપુર અને બાલાસિનોર ખાતેથી મહાનુભાવોના હસ્તે નવા એન

તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યના તમામ શહેરોમાં પાકી અને મજબૂત ગટર નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં આ વર્ષના અંતમાં ભૂગર્ભ ગટર તૈ યાર થઈ જશે તેમણે સાસણ ગીર દેવળિયા ખાતે રૂ

સહેલાણીઓ માટે એકસો કરોડના ખર્ચે શ્રેષ્ઠ સગવડ અહી તબક્કાવાર ઊભી કરવાની નેમ વ્યકત કરતાં તેમણે ઉમેર્થું હતું કે દ્વારકા જેવા ધાર્મિક યાત્રા સ્થળ નજીક આવેલો આ બીચ પરિવાર પર્યટન માટે આદર્શ બનશે તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ જરાય અટક્યો નથી અને રૂ

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને પર્યટન મંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત હતા

તેમણે ઉમેર્યું કે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબિબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવાઓ આપવાનું શરૂ કરાયું છે

વલ્લભસદનથી આ એસી કુઝનો પ્રારંભ થયો છે રિવરફન્ટ પર આવનારા સહેલાણીઓ માટે આ આકર્ષણનું નવું કેન્દ્ર બનશે

આ ક્રુઝમાં હાઇક્વોલીટી સાઉન્ડ સીસ્ટમ ઇન્સ્ટોલ કરાઇ છે જેથી લોકોને થિયેટરમાં બેઠા હોય તેવો અનુભવ થશે આ કુઝમાં હેરિટેજ સિટીનો વીડિયો બતાવવામાં આવશે આ કુઝની ટિકિટ વલ્લભસદન ખાતે તૈયાર કરેલા કાઉન્ટર ઉપરથી મળશે

ગાંધીનગર માં રાજ ભવન ખાતે યોજાયેલી પ્રાફતિક કૃષિ જન અભિયાન ની સમિક્ષા બેઠક માં આ નિર્ણય લેવાયો હતો રાજયપાલ આચાર્થ દેવ વ્રતે આ બેઠક માં કહ્યું હતું કે સુભાષ પાલેકર મોડેલ ની ખેતી ને ઉત્તેજન આપવા માટે દરેક ગામડા માં માસ્ટર ટ્રેનર ને મોકલી બે દિવસ ની કાર્યશાળા યોજવી જોઇએ આ બેઠક માં રાજ્ય મંત્રી જયદ્રથ સિંહ પરમાર સહિત વરીષ્ઠ અધિકારીઓ હાજર હતા અને તેમણે ઘટતું કરવા ખત્રિ આપી હતી લલિતકલા અકાદમી ગૌરવ પુરસ્કાર ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર માટે કલાકારો પાસેથી નામાંકન આમંત્રિત કરવામાં આવ્યા છે

લલિત કલા અકાદમી સચિવની યાદી જણાવે છે કે ચિત્રકલા છબિકલા શિલ્પકલા સહિતના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર કલાકારો ગૌરવ પુરસ્કાર માટે અરજી કરી શકશે પરંતુ અગાઉ દરખાસ્ત કરી યૂકેલા કલાકારોએ નવેસરથી અરજી કરવાની રહેશે

એડ કોલેજની વિદ્યાર્થીની કુ

પાટીલ દ્વારા કમલમ ખાતે સમીક્ષા બેઠક ચોજવામાં આવી હતી જેમાં વરિષ્ઠ મંત્રીઓ નવા સંગઠનના મુખ્ય નેતાઓ અને પ્રદેશના સંગઠન મંત્રીઓ પાસેથી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની તૈયારીઓ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી સમયમાં પક્ષે કેવા પ્રકારની પ્રયાર પ્રસારની કામગીરી હાથ ધરી સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયત સુધીની આવનાર યૂંટણી માટે પક્ષના હિતમાં અને પ્રજાનો વિશ્વાસ જીતવા માટેની કાર્યરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું